પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

આવતીકાલથી અમલ થશે ઃ અદાલતી કાર્યવાહી વધુ ઝડપી બનાવવાના હેતુથી ડાયરેકટર ઓફ પ્રોસીક્યુશનની કચેરી કાર્યરત કરવામાં આવી ઃ ગુજરાત યુનિવર્સિટીએ ઓફલાઇન પરીક્ષાઓ મોક્રફ રાખી

સિંહોના સંવર્ધન અને તેના વારસાના જતન માટે રાજ્ય સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે

આજે જૂનાગઢ વન વિભાગ દ્વારા વિશ્વ સિંહ દિવસની ટેકનોલોજીના માધ્યમથી ઉજવણી કરવામાં આવી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

નવસારી જીલ્લામાં આજે નવ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે

મહીસાગર જિલ્લામાં પાંચ કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે

ડાંગ જિલ્લામાં આજે નવા બે કોરોના પોઝેટીવ કેસ નોંધાયા છે

જો કે રાજ્યની વડી અદાલતે આ દંડની રકમમાં વધુ પાંચસો રૂપિયા વધારીને એક હજાર કરવા જણાવ્યું હતું જેને અનુલક્ષીને આવતીકાલથી રાજ્યમાં વડી અદાલતે આપેલા યુકાદાનો અમલ કરાવવામાં આવશે ભુપેન્દ્ર ચુડાસમા કાયદા મંત્રી ભુપેન્દ્રસિંહ યુડાસમાએ આજે ગાંધીનગર ખાતે ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનની કચેરીનું ઉદ્દઘાટન કર્યુ હતું

આ પ્રસંગે કાયદા મંત્રી ભુપેન્દ્રસિંહ યુડાસમાએ કહ્યું હતું કે ન્યાયતંત્રમાં ખાસ કરીને તાબાની કોર્ટોમાં પડતર કોર્ટ કેસોના નિરાકરણ માટે ડાયરેક્ટર ઑફ પ્રોસિક્યુશન મહત્વનો ભાગ ભજવશે ગુનાઓની તપાસ તેમજ કોર્ટની ન્યાયિક કામગીરીમાં વધુ ઝડપ આવે અને ગુનેગારને ઝડપથી સજા થાય તેવા હેતુથી ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનની રચના કરવામાં આવી છે આ પ્રસંગે ડાયરેક્ટર ઓફ પ્રોસિક્વુશન પરેશ એસ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

જોકે યુનિવર્સિટીની ઓનલાઈન પરીક્ષાઓનો વિકલ્પ પસંદ કરવાની પ્રક્રિયા હજુ ચાલુ છે